પ્રધાનમંત્રીએ કહ્યું દેશમાં બહુ જલ્દીથી વિશ્વનું સૌથી મોટું અભિયાન કોવિડ રસીકરણ શરૂ કરવામાં આવશે પ્રધાનમંત્રીએ કહ્યું કે વૈજ્ઞાનિકો અને ઔદ્યોગિક અન્યુંધાન પરિષદ અને અન્ય વૈજ્ઞાનિક સંસ્થાઓએ મેળીને વૈશ્વિક મેંકામારીનો ઉકેલ શોધી લીધો છે તેમણે કહ્યું કે કોરોના સંકટમાં વૈજ્ઞાનિક સંસ્થાઓની ભૂ મિકાની દેશે પ્રશંસા કરી છે શ્રી મોદીએ કહ્યું કે સરકારના પ્રેયાસીને લીધે ભૌરત આ સમયે વિશ્વ અનુ સંધાનના રેંકિંગમાં પ્રથમ પયાસ દેશોમાં સામેલ છે

આ રસીકરણ કામગીરીની તૈયારીના નિરર્શન રૂપે આજે જિલ્લામાં પાંચ સ્થળોએ ડ્રાયરન યોજવામાં આવશે જે અંગેની પુ ર્વ તૈયારીઓ પુર્ણ કરી દેવાઈ છે કુલ પાંચ સ્થળોએ આ પ્રક્રિયા હાથ ધરાશે જેમાં જિલ્લા મથક ભુજ ખાતેની જીકે જનરલ હોસ્પિટલ ખાતે સિવિલ સર્જન ડો

પ્રેમકુમાર કન્નર ડ્રાયરનનું નિરીક્ષણ કરશે જયારે ખાનગી હોસ્પિટલ તરીકે ભુજની એમએમ

જે લેવા પટેલ હોસ્પિટલની પસંદગી કરાઈ છે

ગરવાએ વધુ માહિતી આપી હતી